સરકારે જણાવ્યુ છે કે સીંગાપુર થાઇલેન્ડ અને ચીનથી વિમાનમાર્ગે આવતા

કરણ કરવાની પધ્ધતી અપનાવવાની તરફેણકરી છે એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાનનો સમગ્ર દેશમાં આજથી આરંભ થશે

તેમણે હ્બેઈ પ્રાંતમાંથી ભારતીયોને સલામત રીતે સ્વદેશ પાછા મોકલવામાં ચીને કરેલી મદદની પ્રશંસા કરી હતી

ગઇકાલે કોલકતામાં બજેટ અંગે વેપાર અને ઉદ્યોગ જગતના પ્રતિનિધીઓ સાથે તેઓ વાતયીત કરી રહ્યા હતા તેમણે કહ્યું કે સરકારની કામગીરી ટેકનોલોજી સરળતાથી ઉપલબ્ઘ કરાવવાની છે સુશ્રી સીતારામને કહ્યું કે ઉદ્યોગ સાહસિકો ડિજીટલ ક્ષેત્રે જેટલી પ્રગતિ કરસે તેટલા પ્રમાણમાં નવા ભારતની સંકલ્પના ઝડપથઈ ચરિતાર્થ થશે

સરકાર વેપારક્ષેત્રે સુગમતા વધારવા સતત પગલાં લેતી રહેશે

અબ્દુલ કલામના જીવન આધારીત ફિલ્મના પોસ્ટરનું ગઈકાલે નવી દિલ્હીમાં વિમોચન કર્યું છે આ પસંગે નિર્માતા અને દિગ્દર્શક મધુર ભંડારકર અને હોલીવુડના નિર્માતા અને નિર્દેશક જોની માર્ટીન ઉપસ્થિત રહ્યા હતા

હોલીવુડ અભિનેતા મુહમ્મદ અલી ફિલ્મમાં ડોક્ટર કલામની ભુમિકા ભજવશે

એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાનનો મુખ્ય હેતુ બધા જ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને સાંકળી લઈને રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવવી તથા વિવિધ વિસ્તારોના નાગરિકો વચ્ચેના સંપર્કને પ્રોત્સાહન આપવાનો છે

પલાનીસ્વામીએ જણાવ્યું છે કે કાવેરી નદીના મુખપ્રદેશને સંરક્ષિત ખાસ કૃષિ ક્ષેત્ર માટેનો વિસ્તાર જાહેર કરાશે તેમણે કહ્યું કે આ વિસ્તારને સંરક્ષિત વિસ્તાર જાહેર કરવા બાબતે તેઓ કાનૂની ટીમ સાથે મસલતો કરશે ઘણાં રાજકીય પક્ષોના અગ્રણીઓ અને ખેડૂતોએ આ અંગે કરેલી માગણીના પગલે તમીળનાડુ સરકારે આ નિર્ણય લીધો છે શ્રી પલાનીસ્વામીએ જણાવ્યું છે કે રાજ્ય સરકાર સંબંધીત વિસ્તારમાં નવી યોજનાઓ કે ઉત્ખનનની મંજુરી આપશે નહીં

ગઇકાલે રમાયેલી ફાઇનલમાં બાંગ્લાદેશે ચાર વખત સ્પર્ધા જીતનાર ભારતને ત્રણ વિકેટ પરાજ્ય આપ્યો છે બાંગ્લાદેશની ટીમ સ્પર્ધામાં પ્રથમવાર ફાઇનલમાં પહોચી હતી

આ બાળક જાહેર આરોગ્યનો પ્રશ્ન ન બને તે બાબત સુનિશ્રીત કરવા માટે રાષ્ટ્રીય કૃમિ વિરોધી દિવસના કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે આના લીધે આરોગ્ય અને પૌષણયુક્ત આહાર બાબતે બાળકો તથા નાગરિકોમાં જાગૃતિ કેળવાશે

આ પ્રસંગે રાજ્યપાલે કહ્યું કે ભારત એ વિવિધતા ધરાવતો દેશ છે જે દરેક વિસ્તારોમાં વિવિધ કલા સંસ્કૃતિ ભાષા અને પોષાકો ધરાવે છે તેમણે એમ પણ કહ્યું કે વિવિધતામાં એકતા એ ભારતની ઓળખ છે લઘુમતી સમુદાયોના કારીગરો દ્વારા બનાવવામાં આવેલી હસ્તકલા અને પરંપરાગત ઉત્પાદનો ફુન્નર હાટમાં રજૂ કરાયા છે લધુમતી બાબતોના મંત્રાલય દ્વારા હુન્નર હાટનું આયોજન થયું છે

તેમણે કહ્યું કે પાકિસ્તાન બાંગ્લાદેશ જેવા દેશોમાં ધાર્મિક સતામણીનો ભોગ બનનાર અને ભારતમાં આસરો લેનાર હિંદુઓને ભારતનું નાગરિકત્વ આપવાની જોગવાઈ છે